આજે કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મળા સીતારામને રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહીતી આપી હતી

નાણામંત્રીએ કહ્યું કે ઇન્કમટેક્ષ રિટર્ન ભરનારની સંખ્યામાં પણ વધારો થયો છે ભાજપ બેઠક ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિની બેઠક પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે યોજાઈ હતી

સૈન્ય ભરતી ગુજરાતના યુવાનોને સૈન્યમાં જોડાવા માટેની સુવર્ણ તક મળી રહી છે

સોલ્જર જનરલ ડ્યુટી ડ્રાઇવર એમ

આ માટે યુવાનોને સૈન્ય ભરતીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ જોઇન ઇન્ડિયન આર્મી ડોટ એન

સી ડોટ ઇન ઉપર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે

યાદવે રોટા વાયરસ અંગે રસીકરણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો આરોગ્ય નિયામક ડોક્ટર વી

દાસ દ્વારા આ રોગ વિશે માહિતી આપવામાં આવી હતી દમણમાં કાર્યક્રમના શુભારંભે જ બસ્સો જેટલા બાળકોને રસી આપવામાં આવી હતી આ ઉપરાંત દમણમાં તમામ હેલ્થ સેન્ટર ઉપર આ રસી ઉપલબ્ધ રહેશે આ અંગે આરોગ્ય સચિવ એસ

યાદવે વ્ધ્ માહિતી આપી

આંતરરાષ્ટ્રીય દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિવસ વિષય વસ્તુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલયના સેક્રેટરી આર

ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે વિશ્વમાં દવાઓના દુરૂપયોગ અને ગેરકાયદેસર વેપારની ગુનાહિત કામગીરી મોટા પ્રમાણમાં થઇ રહી છે

પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદરમાં કોસ્ટગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

વરસાદ રાજ્યનાં બાર તાલુકાઓમાં આજે પણ ઝરમર વરસાદ વરસ્યો હતો રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં ભરૂચ જિલ્લાનાં વાગરા બનાસકાંઠાનાં વાવ સુરેન્દ્રનગરના થાનગઢ અને અરવલ્લીના ભિલોડામાં ઝરમર વરસાદ વરસ્યો હતો જો કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તુલાકામાં સાંઇઠ મીલીમીટર એટલે કે અઢી ઇંચ વરસાદ થયો હતો જ્યારે અરવલ્લી જિલ્લાના બાબરા તાલુકામાં અઠ્યાવીસ સરત શહેરમાં ઓગ઼લીસ ગીરસોમનાથ જિલ્લાના તલાલામાં દસ મીલીમીટર વરસાદ થયો હતો આ ઉપરાંત અમરેલી લાઠી મહુવા અને અમદાવાદ શહેરમાં પણ અડધા ઈંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ છે દરમ્યાન અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો વીસ મીલીમીટર વરસાદ વરસ્યો હતો

વરસાદને કારણે તિલકવાડા તાલુકાની નદી મેણમાં પાણીની આવક શરૂ થઇ છે ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જજ્ઞાવે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ભાવનગરમાં એકસો અઠવાવીસ મીલીમીટર વરસાદ વરસ્યો છે જ્યારે તળાજામાં એકસો બાર મહુવામાં ઇઠચાસી પાલીતાણામાં ત્યાંસી અને વલ્લભીપુરમાં બાંસઠ મીલીમીટર વરસાદ થયો હતો હવામાન નૈઋત્ય ચોમાસુ દક્ષિણ ગુજરાત અને અરબી સમુદ્રના ઉત્તરભાગમાં વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે કેન્દ્રિય હવામાન કચેરીની યાદી અનુસાર નૈઋત્ય ચોમાસુ અરબી સમુદ્રના કાંઠે સુરત અને વેરાવળ સુધી પહોંચી ગયું છે

આગાહીમાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી સમુદ્ર તોફાની રહેશે અને માછીમારોને દરિયામાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે ભાવનગર વીજળી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે વીજળી પડતાં એક મહિલાનું મોત નિપજ્યું છે જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે

જ્યારે અન્ય મહિલાની સ્થિતિ ગંભીર છે જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વરસાદ ચાલુ રહ્યો હતો દરમ્યાન લખતર તાલુકાના ઓળક ગામમાં વિજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે

હવે વાત કરીએ અનાર દાદા તરીકે ઓળખાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ગનાજીભાઇ પટેલની જેમણે દિવ્યાંગ હોવા છતા દાડમની બેપર ખેતી કરી ક્રષિ ક્ષેત્રે નવી સફળતા હાંસલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં તેમનો ઉલ્લેખ કર્યા બાદ તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું

સી સી દ્વારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સી સી કેડેટ્સે ભાગ લીધો હતો આ કેમ્પમાં સ્વચ્છતા અભિયાન પર્યાવરણ ની જાળવણી માટેનું માર્ગદર્શન તેમજ દેશની અંદર આર્મી ના જવાનો કેવી રીતે કામ કરે છે તેમજ આર્મીમાં વપરાતા સાધનો કેડેટ્સને બતાવવામાં આવ્યા હતા સાથે આ કેમ્પમાં લોકોને ક્લચર ઓપ્ટિકલસગાર્ડ ઓફ ઓનરફાયરિંગ જેવી પ્રવૃત્તિ પણ કરાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં દેશ ભક્તિ ના ગીત તેમજ યોગના આસનો સાથે વિવિધ કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા

શેખર તેમજ તેમની ટીમ દ્વારા કેમ્પમાં આવેલ એન સી સી કેડેટર્સને પોતાના જીવનમાં કઈ રીતે દેશની સેવા કરવા માટે આગળ આવી શકે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ભરૂચ અકસ્માત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામ પાસે થયેલા માર્ગ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બે જણાને ઇજા થઇ હતી ભરૂચ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઝઘડીયા તાલુકાના નાનાસાંજા ગામ પાસેના રોડ ઉપર બાઇક લઇને ઉભેલા એક દંપતીને પૂર ઝડપે આવી રહેલી ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ દંપતી સહિત અન્ય એક મહિલા પણ ટ્રકની અડફેટે આવી ગઇ હતી

જ્યારે અન્ય મહિલા અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે